પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત નવી આર્થિક તકો પૂરી પાડવા સુધારાલક્ષી અનેક દરખાસ્ત આપી રહ્યું છે અને વિકાસ માટે માનવ કેન્દ્રિત અભિગમ અપનાવી રહ્યું છે

મેગાવોટના સૌર ઉર્જા પ્રોજેક્ટનું ઉદ્વાટન કરશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે જમ્મુ ડિવિઝનમાં બોર્ડર રોડ

જવાબદાર ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડ કરી છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારતે કોવિડ રોગયાળા સામે અસરકારક કાર્યવાહી કરી છે અને અન્ય દેશોની તુલનામાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી ઓછા કેસ અને મૃત્યુ છે અને દેશમાં કોઈ સમુદાય સંક્રમણ નથી

તેમણે કહ્યું વૈશ્વિક પુનરૂત્થાનને જોડવું સ્વાભાવિક છે અને આમાં બે પરિબળો અતિશય ફાળો આપી રહ્યા છે એક ભારતીય પ્રતિભા અને બીજું ભારતમાં કાયાકલ્પ કરવાની ક્ષમતા તેમણે કહ્યું કે ભારત પ્રતિભાનું પાવર હાઉસ છે જે ફાળો આપવા માટે ઉત્સુક છે કોવિડ રોગયાળ વિશે શ્રી મોદીએ કહ્યું કે ભારત લોકોના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક રોગયાળા સામે મજબૂત લડત લડી રહ્યું છે અને અર્થતંત્રના સંતુલન અંગે પણ કેન્દ્રિત છે પ્રધાનમંત્રીએ હાલની સરકારના મુખ્ય લક્ષ્યોને દર્શાવતાં જણાવ્યું કે છેલ્લા છ વર્ષ દરમિયાન ભારતે નાણાકીય સર્વ સમાવેશિતા આવાસ અને માળખાગત બાંધકામો વેપારમાં સરળતા અને જીએસટી કરવેરા સુધારણાના ક્ષેત્રમાં મહત્વનું કદમ ઉઠાવ્યું છે ટેકનોલોજીને કારણે દરેક પૈસો સીધા લાભાર્થીઓ સુધી પહોંચ્યો છે પ્રધાનમંત્રીએ વૈશ્વિક કંપનીઓને ભારતમાં મૂડીરોકાણ માટે આમંત્રણ આપ્યું હતું તેમણે કહ્યું ભારતમાં કૃષિ એમએસએમઇ સંરક્ષણ અવકાશ અને ફાર્મા ક્ષેત્રો જેવી ઘણી સંભાવનાઓ અને તકો છે તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત હેઠળ વિશ્વ માટે પ્રતિબંધ ઊભા થતા નથી પરંતુ દેશ ઉત્પાદનમાં આત્મનિર્ભર બને એ હેતુ છે

રેવા અલ્ટ્રા મેગા સોલર લિમિટેડ દ્વારા સોલર પાર્કનો વિકાસ કરાયો હતો

રેવા સોલર પ્રોજેક્ટ એ ગ્રીડ અવરોધને તોડવાનો દેશનો સૌ પ્રથમ પ્રોજેક્ટ હતો

આ પ્રોજેક્ટ રાજ્ય બહારના સંસ્થાકીય ગ્રાહકને ઉર્જા પૂરી પાડવા માટેનો પહેલો પ્રોજેક્ટ પણ છે

નવી દિલ્હીમાં આ પ્રસંગે રાજ્યમંત્રી અને પીએમઓ પ્રભારીમંત્રી ડોક્ટર જિતેન્દ્ર સિંઘ તથા અગ્રણી લશ્કરી અધિકારીઓ પણ તેમાં જોડાયા હતા

છ પુલમાંથી ચાર પુલ અખનૂર સેક્ટરમાં અને બે જમ્મુ રાજપુરા વિસ્તારમાં છે

સંરક્ષણમંત્રીએ આજે ઇ ઉદઘાટન કરાયેલ તારણા પુલમાંથી એક પુલ કથુઆ જિલ્લાના હિરાનગર વિસ્તારમાં પડે છે તરનાહ બ્રિજ સરહદ પર હિરણગરથી જમ્મુ કઠુઆ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધીના બે ડઝનથી વધુ સરહદ ગામોને જોડશે આ પુલ પંજાબના ગુરદાસપુર જિલ્લાને જમ્મુ સાથે જોડશે અને વૈકલ્પિક હાઇવે બનશે સરહદના લોકો પુલના ઉદ્વાટનની આતુરતાથી રાહ્ જોઈ રહ્યા હતા અને સરહૃદ વિસ્તારમાં મોટા પાયે વિકાસ માટે કેન્દ્રસરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

તેની ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી છે

કાનપુરમાં પોલીસ હત્યા બાદ દુબે ફરાર હતો મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ધરપકડની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ગેંગસ્ટરને પકડવાની એલર્ટ સાથે પોલીસને મહાકાલ મંદિરમાં દુબેની હાજરીની જાણ થતાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી કોવિડ ભારત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારતે કોવિડ રોગયાળા સામે અસરકારક રીતે કાર્યવાહી કરી છે અને અન્ય દેશોની તુલનામાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી ઓછા કેસ અને મૃત્યુ છે અને દેશમાં કોઈ સમુદાય સંક્રમણ નથી

તેમાં ભારતમાં સામુદાયિક સંક્રમણ હોવાની બાબત નકારી કાઢવામાં આવી છે

ડોક્ટર હર્ષવર્ધન જણાવ્યું કે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ નિયંત્રણનાં પગલાં અને દેખરેખ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના નિયામક ડો સુજીત સિંહે રોગચાળા દરમિયાન ભારતમાં હાથ ધરવામાં આવેલા સર્વેલન્સ પ્રયાસો અંગે વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો

વારાણસીમાં વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે રાહત કાર્યો અંગે વિડીયો કોન્ફરન્સ દ્વારા શ્રી મોદીએ વાતયીત કરી હતી પ્રધાનમંત્રીએ જણાવ્યું કે હાલમાં વારાણસીમાં એક હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ યાલી રહ્યા છે અને હેન્ડિક્રાફ્ટ મધમાખી ઉછેર ડેરી ગારમેન્ટ ઉદ્યોગ અને મત્સ્યઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં નવી શરૂઆત થઈ રહી છે

ઉર્જામંત્રી સૌરભ પટેલે આ અંગે ગાંધીનગરમાં જાહેરાત કરી હતી

આને કારણે ઘણી નીતિઓની સમયમર્યાદા લંબાવવામાં આવી છે